ત્રાસવાદી હુમલામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તપાસ માટે આંતરરાષ્ટ્રીય મદદ માંગી

જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના અધ્યક્ષ રાહ્લ ગાંધી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ અને નેતા શરદ યાદવનો સમાવેશ થાય છે

પૂરી બેઠક પર ભાજપના સંબિત પાત્રા કોંગ્રેસના સત્યપ્રકાશ નાયક અને બીજેડીના પીનાકી મિશ્રા વચ્ચે મૂકાબલો થશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં નાસિક ખાતે તથા નંજુદરબારમાં સભા સંબોધી હતી ભાજપ પ્રમુખશ્રી અમિત શાહે કોલકાતામાં જાહેરસભા સંબોધી હતી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં રેલીને સંબોધી હતી

મુખ્ય ચૂંટણી અધિકારીએ અર્ધલશ્કરીદળોની વધારાની કંપનીઓ ગોઠવી છે

હેઇનગંગ વિધાનસભા બેઠકના પાંચ મતદાન મથકો થોંગજ્ના એક કેઇરાઓના ચાર અને એન્ડ્રો વિધાનસભા વિસ્તારના બે મતદાનમથકો પર પણ પુનઃમતદાન યોજાશે

શ્રી ફાતમીએ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું આજે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો

વિદેશ મંત્રાલયની યાદી અનુસાર તેમણે ભારત ચીન રાજદ્વારી બાબતોની તથા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય અને હિન્દ પેસેફીક ક્ષેત્રમાં પરસ્પરના હીત અંગે વિચારવિમર્શ કર્યો શ્રી ગોખલેએ ચીનના નાયબ કેબિનેટ વિદેશમંત્રી લી ્યએંગ અને નાયબ વિદેશમંત્રી કોંગ ઝનાન્ય સાથે બેઠક કરી તથા ભારત ચીન દ્વિપત્રી સંબંધોની પગ્ન સમીક્ષા કરી ગયા એપ્રિલમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે યોજાયેલી બેઠકના અનુસંધાનમાં વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત દ્વિપક્ષી સંબંધોની ચર્ચા થઇ હતી તેઓ વિદેશમંત્રી વાંગ ચીને પણ મળ્યા હતા

જૈસે મહંમદના નેતા મસૂદ અઝહર સામે તમામ પુરાવાઓ અંગે ભારતે ચીન સાથે ચર્ચા કરી છે વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું કે રાષ્ટ્રસંઘની પ્રતિબંધક સમિતિ અને અન્ય સંગઠનો દ્વારા મસૂદ અઝહર અને કાર્યવાહી કરાઇ રહી છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધક ત્રાસવાદી જાહેર કરવા કાર્ય કરાશે વિદેશ સચિવની બેઇજિંગની મુલાકાત સંદર્ભમાં અખબારી પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબમાં તેમણે આ મૂજબ જણાવ્યું છે

બેંગલુરૂમાં કાર્યવાહી પર ભાર મૂક્યો છે

તેમણે કહ્યું કે શાંતિ હશે તો જ પ્રગતિનો ખરો અર્થ રહે શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલા અંગે ઉપરાષ્ટ્રપતિએ આક્રોશ દર્શાવ્યો અને ભારત તેના ટેકામાં ઉભ્યું હોવાથી હૈયાધારણ આપી હતી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં વિશ્વ સમક્ષના ટેકનોલોજીના અને મૂડીવાદી વ્યવસ્થાના પડકારો માટે સક્ષમ બનવા તેમણે અનુરોધ કર્યો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતાં તેમણે અદાલતના ચૂકાદાને ખોટી રીતે ટાંક્યો હતો પરિણામે અદાલતે તેમને નોટીસ પાઠવી જવાબ માંગ્યો હતો સોગંદનામામાં શ્રી રાહલ ગાંધીએ કહ્યું કે રાજકીય પ્રચારમાં તેમક્ષે નિવેદન કર્યું હતું અને તેનો વિરોધપક્ષો દ્વારા ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ અદાલત સમક્ષ અરજી કરીને કોંગ્રેસ પ્રમુખ દ્વારા અદાલતનું અપમાન કરાયાની રજૂઆત થઇ હતી અદાલત આવતીકાલે વધુ સુનાવણી કરશે

રાષ્ટ્રિય સલામતિ પરિષદની બેઠકમાં આ નિર્ણય દ્વારા જાહેર સલામતિ માટે સલામતિદળોને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે કોલંબોમાં વાનમાં પહેલા દારૂગોળાને નિષ્કિય કરવામાં આવ્યો છે અને બીજા હુમલા ન થાય તે માટે સજ્જ થયા છે આજે પણ દ્વકાનો અને વેપારી સંકલો બંધ રહ્યા હતા

સરકારે જણાવ્યું છે કે નેશનલ તૌહીદ જમાન આ હુમલામાં સંકળાયેલી છે અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તપાસ ચાલી રહી છે પ્રવકતામંત્રી રાજીવ સેનારત્નેએ કહ્યું કે આત્મઘાતી હુમલાની ચેતવણી આપવામાં આવી હતી દેશના તમામ સંવેદનસીલ વિસ્તારોમાં સલામતિ વ્યવસ્થા સઘન બનાવી છે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ખાસ તપાસ દળની નિમણૂક કરી છે જે આ હુમલા અંગેનો તમનો અહેવાલ બે અઠવાડિયામાં આપશે